તેમજ પરીક્ષા પધ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે

તેમજ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે

જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા તમામ માધ્યમિક ઉચ્યત્તર માધ્યમિક શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે

રાજ્યના અધિકારીઓએ માહિતી આપી હતી કે રસીકરણ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હોસ્પિટલો સંપૂર્ણ રીતે સજ્જ છે ડૉક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે પૂર્વ તૈયારીઓનો ઉદ્દેશ્ય એ છે કે જે મુશ્કલીઓ અગાઉના તબક્કામાં આવી હોય તેની ઓળખ કરી તેમાં સુધારો કરી શકાય

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ માટેની તૈયારીઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે નેહ્લ ઠક્કર રાજ્ય કોરોના સ્થિતિ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે

આના લીધે યુરોપ અને અમેરિકામાં ઉપલબ્ધ કોવિડની રસીના લાભ ગરીબ દેશોને મળવા લાગશે વિશ્વ આરોગ્ય સંસ્થાના લીદે ગરીબ દેશોના ઔષધ નિયંત્રણ તંત્રોને પોતાના દેશોમાં કોવિડની રસીના ઉપયોગ બાબતે મંજૂરી આપવામાં સરળતા રહેશે